તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ એ વાત જાણે છે કે કોણ આતંકવાદીઓને આશ્રય આપી પ્રોત્સાહન આપે છે

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ કટ્ટરવાદી ઈસ્લામીક આતંકવાદનો નાશ કરવા કાર્ય કરી રહ્યા છે

હાઉડી મોદી કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શાશ્વત ગાંધી સંગ્રહાલયનું ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું હતું તેમણે હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજ ઈવેન્ટ સેન્ટર તથા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરનું ઉદ્દઘાટન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અગાઉ થરાદ ખેરાલુ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકોની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું

પહેલી ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ત્રીજી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રા પાછા ખેંચી શકાશે આ પેટા ચૂંટણીમાં વીજાણુ મતદાન યંત્રો તથા વીવીપેટનો ઉપયોગ કરાશે પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ આ તમામ મત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે

આ ઉપરાંત શ્રી પટેલના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત કરાશે લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી

જનરલ હોસ્પિટલ રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવશે

ભાજપ પ્રદેશ એકમ દ્વારા આજે સંગઠન પર્વ બુથ સમિતિની સંરચના સેવા સપ્તાહ જેવા આગામી કાર્યક્રમોના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉત્તર ઝોનની મળેલી બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીષ ઉપસ્થિત રહ્યા હતા

આ અભિયાનનો ઉદ્દેશ એનસીસી કેડેટ્સમાં સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા કેડેટ્સને દરિયાનાં પડકારો અને અવરોધોનો સામનો કરાવવાનો છે આ અભિયાનનો આશય દરિયાકિનારે વસતા સ્થાનિક સમુદાય વચ્ચે દરિયાઈ સુરક્ષાનાં મહત્ત્વ વિશે જાગ્રતિ લાવવાનો છે

રમતગમત યુવા અને સાંસ્ક્રતિક બાબતોના વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજાશે

રાજ્યના ઘણાભાગોમાં ચોમાસું સક્રિય હોવાના અહેવાલ છે હવામાન ખાતાની યાદી મુજબ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા અને ડાંગ સહિત ગણા સ્થળોએ ગઈકાલે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાંક સ્થળોએ હળવો વરસાદ થયો હોવાના અહેવાલ છે હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા બે ત્રણ દિવસ દાહોદ પંચમહાલ મહિસાગર સાબરકાંઠા અરવલ્લી આણંદ અમદાવાદ વલસાડ નવસારી સુરત અને દમણ દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ કચ્છ ભાવનગર દીવમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ડાંગ જિલ્લામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ વરસ્યો હતો

માછીમારી વિભાગ દ્વારા દરિયો ખેડવા જતી બોટના ટોકન ગઈકાલે બંધ કરાયા છે તથા દરિયામાં ગયેલી નૌકાઓને સલામત જગ્યાએ ખસેડવાની સૂચના અપાઈ છે

નર્મદા ડેમના દરવાજા સૌપ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે અત્યાર સુધી છ યુનિટમાં સતત વીજ ઉત્પાદન થઈ રહ્યું છે

સુજલામ સુફલામ કેનાલમાં અગિયારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટનો ગઈકાલથી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે

જે માટે ઉમેદવારો આવતીકાલથી નવ ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે